શ્રી ટ્રમ્પની ભારતની મુલાકાતના સંદર્ભમાં શ્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે શ્રી ટ્રમ્પની બે દિવસની મુલાકાત ભારત અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવશે તેમણે ઉમેર્યું છે કે બંને દેશ લોકતંત્ર અને બફ્મતવાદ અંગે સમાન વચનબદ્વતા ધરાવે છે ભારત અને અમેરિકા અનેક મુદ્દાઓ અંગે એકબીજાને સઘન પણ સહકાર આપી રહ્યા છે શ્રી મોદીએ વધુમાં કહ્યું છે કે તેઓ માત્ર બંને દેશોના નાગરિકો માટે જ નહ્રી પરંતુ સમગ્ર દુનિયાના ભલા માટે પણ ભારત અને અમેરિકાની ગાઢ મિત્રતા પર ભાર મુકી રહ્યા છે

ભારતઅમેરિકા વેપાર સંબંધો અંગે શ્રી ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષી વેપાર કરાર થવાના છે જ પરંતુ તેઓ બહ્ મોટા સોદા માટે તૈયાર છે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મોટો નિર્ણથ કથારે થશે એ નિશ્ચિત નથી પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોક્કસ થઇ જશે

દરમિયાન શ્રી ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ વિમાનમથકે તડામાર તૈયારીઓ યાલી રહી છે

વિમાનમથકે ગાર્ડ ઓફ ઓનર નિરીક્ષણ બાદ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે સાબરમતિ આશ્રમ જશે અને ત્યાંથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સરદાર સ્ટેડિયમ પહોંચશે

આ કાર્યવાહી દરમિયાન સંતાયેલા આતંકવાદીઓએ સલામતી જવાનો ઉપર ગોળીબાર શરૂ કર્યા હતા સામસામા આ ગોળીબારમાં હિઝબુલ મુજાહિદ્દીનના જહાંગીર અહેમદ વાની અને ઉઝૈર અમીન તેમજ જૈશ એ મોફમ્મદનો રાજા ઉમર માર્યો ગયો હતો ત્રણેય સ્થાનિક રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

પૈટાચૂંટણીનો નવો કાર્યક્રમ હજુ સુધી જાહેર થયો નથી જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે ગઇકાલે જમ્મુમાં રાજકીયપક્ષો સાથે બેઠક યોજી હતી અને તેમને સાંભબ્યા હતા

જમ્મુ કાશ્મીરના યુવક સેવા અને રમત ગમત સચિવ શર્મલ હાફીજે આ યુવા વિનિમય કાર્યક્રમનું ઉદઘાટન કર્યુ હતું

એક ટવીટ સંદેશામાં શ્રી નાયડુએ કહ્યું કે શિવાજી મહારાજ સાહસ બહાદ્દરી પુદ્ધ કુશળતા પ્રગતિશીલ વિચારધારા મહિલાઓ પ્રત્યે સન્માન અને ઉયા નૈતિક મૂલ્યો માટે જાણીતા છે તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો શાસનકાળ ભારતીય ઇતિહાસનું ગૌરવ છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શિવાજી મહારાજની મહાનતા વિશે પુવા પેઢીને શિક્ષણ આપવું એજ તેને સાચી શ્રદ્ધાંજલિ હશે એક ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સાહસ ઘૈર્થ અને સુશાસનના પ્રતીક ઐવા શિવાજી મહારાજની જયંતિ પર તેમને નમન કરે છે શ્રી મોદીએ કહ્યું કે શિવાજી મહારાજનું જીવન કરોડો લોકોને પ્રેરણા આપે છે માહીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે તેમના શ્રદ્ધાંજલિ સંદેશામાં જણાવ્યું કે શિવાજી મહારાજ કુશળ યોદ્ધા અને વિવાના આદર્શ શાશક હતા

યોજનાનો હેતુ ખેડતોને તેમની જમીનના પોષક તત્વોની ચકાસણીના આધારે દર બે વર્ષે જમીન આરોગ્ય કાર્ડ આપવાનો છે જમીનમાં ખુટતા પોષકતત્વો વિશે ખેડતોને અગાઉથી જાણકારી મળી રહેતી હોવાથી તેઓ તેમાં પોષકતત્વો ઉમેરીને પાક ઉત્પાદન વધારી શકે છે અને તેમની આવક પણ વધારી શકે છે

આ યોજનાનો પ્રારંભ કરાવતી વખતે શ્રી મોદીએ કહયું હતું કે જો ખેડતોએ તેમની જમીનની તંદરસ્તી વિશે જાણકારી મેળવવી જ જોઇએ જો જમીન તંદુરસ્ત નહી હોથ તો ખેત ઉત્પાદનમાં વધારો નહી થાય

આજે સવારે છ વ્યક્તોનો પરિવારને કેમ્પમાંથી ઘરે મોકલવામાં આવ્યો છે

જો કે તેમના સૌથી નજીકના હરીફ અબ્દલ્લા અબ્દલ્લાએ આ પરીણામોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને પોતાને વિજેતા જાહેર કર્યા છે અબ્દુલ્લાએ કહયું હતું કે તેઓ એક સમાવેશી સરકાર સ્થાપવા જઇ રહથાં છે

આ વ્યવસ્થાનો હેતુ ભારત સહિત સમગ્ર દુનિયામાંથી સૌથી તેજસ્વી અને સર્વશ્રેષ્ઠ લોકોને ઇંગ્લેન્ડમાં આકર્ષવાનો છે ઇંગ્લેન્ડના મંત્રીમંડળના ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ મંત્રી સુશ્રી પ્રીતી પટેલે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થાથી ઓછું કૌશલ્ય ધરાવતાં લોકો દેશમાં ઓછા આવશે

અન્ય એક ભારતીય શતરંજ ખેલાડી પી

જયશંકરે ગઇકાલે બ્રસેલ્સમાં યુરોપીયન સંઘનના ટોચના નેતાઓ સાથે બેઠકો યોજી તેમણે આ બેઠકો દરમિયાન આતંકવાદનો સામનો આબોઠવા પરિવર્તન અને આર્થિક સહકાર વધારવા જેવા ભારત અને યુરોપીય સંઘને ફાયદાકારક મહત્વના મુદ્દાઓ વિશે આ નેતાઓ સાથે વ્યાપક વિચાર વિમર્શ કર્યો